પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે પ્રધાનમંત્રીશ્રી નરેન્ મોદીએ કહ્યું કે ત્રણ નવા કૃષિ સુધારાનો ઉદેશ ખેડૂતોની આવક બમણી કરવાનો છે પરંતુ કમનસીબે રાજકીય રીતે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે

પ્લાન્ટનું શિલાન્યાસ કર્યુ સરહદ ડેરીના પેકેજીંગ પ્લાન્ટનું પણ શુભારંભ કરાવ્યું

ભારતીય તટરક્ષકદળની સ્વદેશમાં નિર્માણ પામેલી ઇન્ટરસેપ્ટર બોટને હજીરા ખાતે

દેશના નાના અને સિમાંત ખેડૂતોના કલ્યાણ માટે અમારી સરકારે જે કૃષિ સુધારાઓ કર્યા છે તે નુકશાનકારક નહી પણ ફાયદાકારક છે કચ્છના ધોરડો ખાતેથી ત્રણ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આજે દિલ્હીમાં કેટલા વિઘટનકારી તત્વો ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહયાં છે તે નિંદનીય છે આજે દેશ પૂછી રહ્યો છે કે અનાજ અને દાળ ઉત્પન્ન કરવાવાળા નાના ખેડૂતોને તેમનો પાક બજારમાં વેચવાની આઝાદી શા માટે ન મળવી જોઇએ ખેડૂતો માટેના કૃષિ બીલમાં જે સુધારાઓ અમારી સરકારે કર્યા છે તેજ સુધારા માટે ભૂતકાળમાં વિપક્ષના લોકો સમર્થનમાં હતા પરંતુ તેમની સરકાર હતી ત્યારે એમણે કશુ કર્યુ નહી તેને મારા દેશના જાગૃત ખેડૂતો જાકારો આપશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે

વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ રીન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ થયો છે

વીજળી સડક પાણીની સમસ્યા રહેતી આજે સમયમાં બદલાવ આવ્યો છે કચ્છ સર્વાંગી રીતે વિકસ્યું છે કચ્છનો વિકાસ થાય જ નહી તેવું માનનારા પણ હતા એક સમયે ભૂકંપે કચ્છને તહ્શ નહશ કર્યું હતું આજે કચ્છના લોકોની ખમીરી અને પરિશ્રમના પગલે કચ્છ વિકાસનો પર્યાય બન્યું છે વિનાશક ભૂકંપ પણ લોકોના મનોબળને તોડી ના શક્યો અને આજે કચ્છ આખા વિશ્વના નકશામાં અલગ ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યું છે

ખેતી અને ડેરી એમ બન્ને ક્ષેત્રોનો ઝડપથી વિકાસ થયો છે સાથે સાથે દુધ આધારિત ઉત્પાદનો ક્ષેત્રોનો વિકાસ થયો છે આજે સરહદ ડેરીના ઓટોમેટીક મીલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટ બનવાથી આગામી સમયમાં સ્થાનિક દુધ પશુપાલકો ઉત્પાદિત દુધના પ્રોસેસીંગ સ્થાનિક કક્ષાએથી જ કરી શકશે તેનો સીધો લાભ સ્થાનિક પશુપાલકોને વેલ્યુએડીશનનો પણ મળશે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

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ધદ્રષ્ટિ અને સંકલ્પશક્તિના કારણે આજે કોઇ ઉદ્યોગ એવો નથી જે કચ્છમાં પ્રસ્થાપિત થયો ન હોય એ અર્થમાં કચ્છનો સર્વાંગી વિકાસ થયો છે

ઇન્ટરસેપ્ટર બોટ ભારતીય તટરક્ષકદળની સ્વદેશમાં નિર્માણ પામેલી ઇન્ટરસેપ્ટર બોટને હજીરા ખાતે સુરતના પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર દ્વારા દરિયામાં તરતી મુકવામાં આવી ભારતીય તટરક્ષકદળની ઇન્ટરસેપ્ટર બોટને હજીરા ખાતે આજે સુરતના પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર દ્વારા નિયુક્ત કરવામાં આવી હતી

આ પ્રસંગે સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા અને પૂર્વ રાજ્ય મંત્રી શબ્દશરણભાઇ તડવી સહિતના અગ્રણીઓ હાજર રહી આ પુલને ખુલ્લો મુક્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલબનવાથી હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતાં પ્રવાસીઓ તથા ગરૂડેશ્વર રાજપીપળા તિલકવાડા અને આસપાસના રહીશો સરળતાથી આવાગમન કતરી શકશે તો સાથે સાથે મહારાષ્રથી વડોદરા તથા બોડેલી તરફ જતા વાહનો કે સાગબારા દેડિયાપાડા તેમજ બારડોલી તરફથી આવતા વાહનવ્યવહારને સુગમતા રહેશે

પટેલની અધ્યક્ષતામાં યોજાશે આ બેઠકમાં જીલ્લાના આમંત્રિત લોક પ્રતિનિધિઓની રજૂઆત તથા ફરિયાદ અન્વયે ચર્ચા કરવામાં આવશે સાથે જ અત્યાર સુધી કરાયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે જીલ્લા કલેકટર દ્વારા સમીક્ષા કરાયા બાદ કચેરીઓના પ્રશ્નો અંગે પ્રશ્નોત્તરી પણ યોજવામાં આવશે